અને છ લોકોના મૃત્યુ થયાછે

રાજયમાં એક પણ વ્યક્તિને રસીના કારણે આડઅસર જોવા મળી નથી

વિરલ રાણા દાંડીયાત્રા સાબરમતી આશ્રમથી શરૂ થયેલી ઐતિહાસિક દાંડીયાત્રા ગઈકાલે નવમાં દિવસે ભરૂચના જબુ સર તાલુ કાના કારોલી ખાતે પહોંચી છે આ યાત્રા આઠ દિવસ ભરૂચ જીલ્લાના વિવિધ ગામોમાં પસાર થશે કારેલી ગામે દાંડીકુચ યાત્રિકોનું સ્વાગત કરવામાં આવ્યુ હતું જીલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને ભાજપના હોદેદારોએ યાત્રિઓને સુ તરની આંટી પહેરાવી હતી

આંતરાષ્ટ્રીય વન દિવસની યાલુ વર્ષની થીમ છે જં ગલોનું પુ નઃસ્થાપન અને પુનઃપ્રાપ્તિ અને સુખાકારીનો માર્ગ રાખવામાં આવી છે